પ્રધાનમંત્રીએ સંબંધિત પ્રોજેક્ટો નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવામાં થઈ રહ્લેા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે શીતલ વૈશ્નવ યું ટણી કચ્છ સહિત રાજયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની યું ટણીનો જાહેર પ્રયાર આવતીકાલે સાંજે પુ રો થશે કચ્છમાં પાંચ નગર પાલિકા જિલ્લા પંચાયત અને દસ તાલુ કા પંચાયતોના જં ગમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો અગ્રણીઓ અને કાર્યકરો જં ગ જીતવા એડીયોટીનું જોર અજમાવી રહ્યા છે જો કે ઘેર ઘેર ફરી લોક સંપર્ક પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે એકાદ બે અગ્રણીઓ સિવાય કોઈની જાહેર સભાઓ યોજાઈ નથી અને છેલ્લી ઘડી સુધી જન સંપર્ક પર ભાર મુ કાય છે

આકાશવાણી સાથે વાત કરતાં અમદાવાદનાં રમકડાં ઉત્પાદક કલ્પેશ ભાટિયાએ પ્રધાનમંત્રીએ નરેંદ્ર મોદી જીની લોકલ ટુવોકલ પહેલને આવકારી હતી

પૃ થ્વીના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા પ્રભુ યતુ ર્ભુજ છે પુ જન પ્રસાંદકથાશ્રવણ અને કીર્તન કરીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે